ગઈ કાલે નવી દીલ્ફી ખાતે પાંચ સાંસદોને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના ફસ્તે શ્રેષ્ઠ સાંસદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કચ્છ સાથે સીધો સંપર્ક ધરાવતા દિનેશ ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે

તેમજી ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે જમીનની પુનઃ મોજજીની કામગીરી પારદર્શી રીતે અને ભૂલો વગરની થાય તે માટે સરકારે પુરી તકેદારી રાખી છે ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ રાજ્ય છે જ્યાં પૂર્ણ સંવેદનશીલતા દાખવીને સફળતાથી કામગીરી હાથ ધરાઇ છે

પી બનાવીને હાઇકોર્ટના સુપ્રિમ જજની દેખરેખ કરવાની માંગણી કરી છે

આઈ પ્રણિત અને પી વી